પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચે છે

ત દિનકર યોજના હેઠળ ખેડૂતોને આઠ કલાક વીજળી તથા અષાઢી બીજ પહેલાં કૃષિ વીજ જોડાણ અપાશે ત ગુજરાતભરની આંગણવાડીમાં બાળકોને દૃમિનાશક દવા આપી રાષ્ટ્રીય દૃમિ નીવારક દિવસની ઉજવણી કરવામાં આવી

સમુદ્ર જળ શુઘ્ઘિકરણ કારખાના માત્ર બે વર્ષમાં કાર્યરત બનાવવા માટે ગુજરાત સરકારે પોતાના ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને ખાનગી ક્ષેત્ર ની બે કંપનીને સાથે રાખી સંયુક્ત સાહસની રચના કરી છે જેની સાથે કરાર ઉપર સહી સિક્કા કરવાનો કાર્યક્રમ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં યોજાઈ ગયો યારેય ડીસેલીનેશન પ્લાન્ટને રાજ્યવ્યાપી વોટર ગ્રીડ સાથે સાંકળીને સૌરાષ્ટ્ર કચ્છને વધુ જળ સલામતિ આપવાનું આયોજન છે ખેડૂતોને દિવસે વીજળી વિજયભાઇ રૂપાણી વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે રાજ્યના ગીર સહિત જંગલ વિસ્તારના ખેડૂતોને જંગલી પ્રાણીઓના હ્મલાથી સંરક્ષણ મળી રહે તે માટે નવીન દિનકર યોજના હેઠળ દિવસે ખેતી માટે વીજળી આપવા પ્રથમ પ્રાધાન્ય અપાશે આગામી ત્રણ વર્ષમાં નવીન ઇન્ફાસ્ટ્રકચરના માધ્યમથી રાજ્યના તમામ ખેડૂતોને દિવસે આઠ કલાક વીજળી આપવામાં આવશે

જે અંતર્ગત શાળાના બાળકો ને દૃમિનાશક દવા ખવડાવવામાં આવી હતી

પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને શાળામાં યોજાયેલ કાર્યક્રમમાં બાળકોને દવા ખવડાવવી હતી

અમારા પ્રતિનિધિ જણાવે છેકે દરેક બાળકોને તેમના માતા પિતા ક્રમિનાશક દવા પિવડાવે તેવી પ્રેરણા આપવા માટે જિલ્લાના અગ્રણી સરકારી અધિકારીઓએ તેમના બાળકોને આ દવા પિવડાવી એક સારી શરૂઆત કરી છે જુનાગઢ કૃમિનાશક દવા જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં કૃમિનાશક ટીકડીઓ નું વિતરણ કરવામાં આવ્યું

કૃમિ ન થાય તે માટે નખ કાપવા સાબુથી હાથ ધોવા સ્વચ્છ પાણી પીવું વગેરે બાબતનું પ્રેક્ટીકલ જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું

ની કચેરી દ્વારા આ અંગે નોટિફિકેશન બહાર પડાય એટ્લે અમલ શરૂ થઈ જશે ડુંગળી ઉગાડતા ખેડૂતોના આર્થિક હિતની રખેવાળી કરવા માટે નિકાસ પ્રતિબંધ ઉઠાવી લેવાનો નિર્ણય ગૃહમંત્રી અમિત શાહના વડપણ હેઠળ મળેલી મંત્રી સમૂહ ની બેઠકમાં લેવાયો હતો

ઓ

થયા હતા પરંતુ એવીએશન પોલીસીના અભાવે આ તમામ એમ

જે હેઠળ રાજ્યમાં આ ઇન્ટરનલ એવીએશન સુવિધાઓ શરૂ કરાઇ છે જેમાં અમદાવાદ કંડલા મુંબઇ દીવ જેસલમેર જલગાંવ બેલગામ જેવા શહેરોને આ સુવિધાઓ મળતી થઇ છે

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી મહેન્દ્રનાથ પાંડેએ જાહેર કર્યું છે કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો ત્રીજો તબક્કો ટૂંક સમયમાં શરૂ કરશે કૌશલ્ય વિકાસનો સમાવેશ શાળા અભ્યાસક્રમમાં કરી દરેક વિદ્યાર્થી ને ઊગતી ઉમરે કોઈને કોઈ કારીગગરીનો કસબ શીખવાની પ્રેરણા અને તાલીમ આપશે

નોકરીને બદલે સ્વરોજગારી વડે આજીવિકા ઊભી કરવા તરફ યુવા પેઢીને વાળવાનો બંદોબસ્ત આ કાર્યક્રમ કરે છે

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારમાંથી મચ્છરનો ઉપદ્રવ દ્વર કરવા પગલાં ભરાઈ રહ્યા છે તો હરાજી ફરી શરૂ કરવાનું દબાણ પણ વેપારીઓ ઉપર વધતું જતું હતું હવે કામકાજ શરૂ થયું છે પણ માર્કેટ થાર્ડ એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખે દ્વારા હોદ્દા પરથી રાજીનામું આપ્યું હોવાનુ બહાર આવ્યું છે હાથીપગા રોગના નિયંત્રણ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે હાથીપગા રોગના નિયંત્રણ માટે રાજ્ય સરકારે નક્કર આયોજન કર્યું છે

આ પ્રદેશ કાર્યશાળામાં ભાજપા રાષ્ટ્રીય મહામંત્રી શ્રી ભૂપેન્દ્રજી યાદવ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી સતીશજી અને કેન્દ્રીથ મંત્રી શ્રી અર્જુનરામ મેધવાલની પ્રેરક માર્ગદર્શન આપશે તો નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતીન પટેલ ગુજરાત ગુજરાત બજેટ વિષય પર માર્ગદર્શન આપશે